સોમવાર થી ચાલુ થયેલા સંસદના સત્રમાં સાંસદોની શપથવિધિ કરવામાં આવી ફતી રાષ્ટ્રપતિના સંબોધન બાદ રાજયસભાની કારયવાઠ્ઠી શરૂ થશે

આ બેઠકમાં સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાફ ભાજપના કાર્યકારી અધ્યક્ષ શ્રી જે પી ન્ફા વાય એસ આર કોગ્રેસના અધ્યક્ષ વાય એસ

પી આઈ એમના સીતારામ યેચુરીસી પી આઈના સુધાકર રેડી એન સી પીના વડા શરદ પવાર આર પી આઈના રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ સિગારેટનું ચલણ જોવા મળ્યું છે

આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ઇ સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને તે બાળકોના મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચ્રંટણીપંચના નિર્ણયને પડકારતી અરજી કરવામાં આવી છે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 શ્રી અમીત શાહ લોકસભાની ગાંધીનગર બેઠક પરથી અને સુશ્રી સ્મૂતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટાતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આ સમારોફમાં ઉપસ્થિત રહેશે

કચ્છભરમાં વિવિધ સંસ્થાઓ સમાજ મંડળો શાળાઓમાં મોટી સંખ્યામાં લોકો યોગ અભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે

રની પરીક્ષા આપશે

જે મુજબ કર ચોરી કરી કાળુ નાળુ જમા કરનારા લોકો માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે નવા દિશા નિર્દેશ મુજબ કર ચોરીના કેસોમાં અદાલતની બફાર કોઈપણ પ્રકારની સમજુતી ચલાવી લેવામાં આવશે નફી કરચોરો વિરૂધ્ધ કેશ ચાલશે અને અદાલત જે સજા કરે તે ભોગવવી પડશે માત્ર દંડ ભરીને કોઈ દોષિત બચી શકશે નફી